પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતને કારણે ધૌલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળ અને આસામમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે

ફાળવણી કરી છે

સામાન્ય યૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે દેશની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ ઓસ્ટેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધાની

દરમિયાન ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં રૈની બિરાજી સહિત ચાર અસરગ્રસ્ત ગામોના વિસ્તારમાં બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે યાલી રહ્યું છે

હિમપ્રપાતના લીધે ધૌલી ગંગા નદીમાં અચાનક આવેલા પુરના કારણે નદી કાંઠા વિસ્તારના કેટલાક મકાનો નાશ પામ્યા છે

ભારતીય હવાઈદળે હેલિકોપ્ટર વડે બયાવ કામગીરી શરૂ કરી છે

ઋષિકેશ અને હરિદ્વારમાં આ ઘટનાની અસર વર્તાઈ નથી આમ છતાં બંને શહેરોના તંત્રને સતર્ક રહેવાનો આદેશ અપાયો છે

દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે પશ્ચિમ બંગાળમાં હલ્દિયાના હેલીપેડ મેદાનમાં એક જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું કે અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે અને તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી રાજ્યના મુખ્યમંત્રી અને એન

કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે વધુ ફાળવણીના લીધે વધુ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળશે સરકારે આ વર્ષે પાક વીમા યોજના માટે બજેટમાં ત્રણ અબજ પાંચ કરોડ રૂપિયા વધુ ફાળવીને ક્રષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે

કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે જરૂરિયાત મુજબ આ પાક વીમા યોજનામાં ફેરફારો કર્યા છે

ભારતવતી જસપ્રીત બુમરાહ અને આર

ગઈકાલે ભારતની શરૂઆત નબળી રહી હતી